ગઈકાલે નવી દિલ્ફીમાં ગેસ વિતરણની ફરાજીના દસમા રાઉ ન્ડનો આરંભ ક ર્યો ફતો

તેમણે મોટરવાફનોમાં સીએન જી કીટ લગાવવા અ નુરીધ કર્યો ભારતમાં ઇલેક ટ્રોનિક વાફન ટેકનોલોજી પર તેમણે ભાર મુક્યો અને અને લિથિયમ આધારીત નિર્ભરતા નકારી કાઢી ફતી

ગઈકાલે નવી દિલ્ફીમાં કૃષિ સંશોધન અંગેના પરિસંવાદમાં શ્રી તોમર કહ્યુ કે ખેડુતોએ આધુનિક ટેકનોલોજી અપનાવવી જોઇએ અને આ માટ કૃષિવિજ્ઞાની અને વિ જ્ઞાન કે ન્ક્રીના સં ર્પકમાં રફેવુ જો ઇએ

આ પરિસંવાદ દરિમયાન વિચાર વિમર્શનો લાભ ખે ડુતો સુધી પર્જોચાડવા તેમણે અનુરોધ કર્યો હતો

ભારત સરકાર દ્રારા નિયુક્ત કેન્દ્રીય એજન્સી દ્રારા કચ્છના તાલુકાઓના તમામ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ની કામગીરીનું મુલ્યાંકન થશે જેના આધારે બીજી ઓક્ટોમ્બરના રોજ પ્રથમ આવનાર ગામ તથા જિલ્લાઓને રાષ્ટ્રીય કક્ષા પર સન્માનિત કરવામાં આવશે પ્રતિભાવો આપવા માટે એસ એસ

આ પ્રેરણા પ્રવાસમા ખેડુત ભાઇઓ અને બહેનો ને અનુક્રમે દાંતીવાડા ક્રષિ યુનીવર્સીટી ડ્યુક કમ્પની તથા બનાસ ડેરી મસાલા સંશોધન કેંદ્ર જગુદણ દુધસાગર ડેરી મહેસાણા તરઘડીયા સુકી ખેતી સંશોધન કેંદ્ર શક્તિમાન રોટાવેટર કમ્પની રાજકોટ આણંદ યુનીવર્સીટી ની મુલાકાતે લઇ જવાની વ્યવસ્થા ગોઠવવામા આવી છે

પ્રેરણા પ્રવાસના શુભારંભ પ્રસંગે ડૉ

વાઘેલા નાયબ ખેતી નિયામક તાલીમ દ્વારા ભાગ લેનાર તમામ ખેડૂતભાઈઓ બફેનોને મફતમ જાણકારી મેળવી તેનો લાભ કચ્છના જીલ્લાના અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા અનુરોધ કરાયો હતો શીતલ વૈષ્ણવ પર્યુષણ પર્વ પશુહિંસા ગઈકાલથી શરૂ થયેલા પર્યુષણ પર્વ દરમિયાન પશુ ફિંસા અટકાવવા થયેલી રજુઆતને પગલે જાફેર સ્થળોએ પશુઓની કતલ નફિ કરવા કે તે અંગે વેચાણ નફિ કરવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જે ત્રીજી સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે

મધ્યપ્રદેશના ઉતરીય ક્ષેત્રમાં સર્જાચેલી સકર્યુલેશનની સ્થિતિને લીધે કચ્છ સૌરાષ્ટ્ર સફિત સમગ્ર રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો ઉંચકાયો હતો

ત્યારે વરસાદની આગાફીથી કચ્છી માડુઓ તેમજ ખેડુતોમાં ખુશહાલી જોવા મળી હતી